કેન્દ્રીય મંત્રી મંડળે શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ માટેના વિશ્વબેંક સહાયિત સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી

તેમ છતાં કન્ટેન્ટ ઝોનમાં ફિલ્મોના પ્રદર્શનને મંજૂરી આપવામાં આવશે નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ સિનેમા હૉલ થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં બેઠેલા વિસ્તારમાં પર્યાપ્ત શારીરિક અંતર જાળવવાનું છે કોવિડને લીધે ભીડ ટાળવા માટે મલ્ટિપ્લેક્સમાં સ્ટેગર્ડ શો ટાઇમનું પાલન કરવામાં આવશે લગભગ આઠ મહિનાના ગાળા પછી ફરી કામગીરી શરૂ કરશે ઓપરેશન ફરી શરૂ કરતી વખતે કોવિડને રોકવા માટે નવા નિયમો અને નિયંત્રણો નિર્ધારિત કરવામાં આવ્યા છે ઓછામાં ઓછા છ કુટનું પૂરતું શારીરિક અંતર ફેસ માસ્ક અને શિષ્ટાચારનું પાલન સખત રીતે કરવામાં આવશે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ રહેશે પ્રવેશ સ્થળોએ થર્મલ સ્ક્રિનિંગ હાથ ધરાશે સેનિટાઇઝેશન બધા પ્રવેશદ્વાર પર ઉપલબ્ધ કરવામાં આવશે

આ પ્રોજેક્ટ રાજ્યોને શિક્ષણક્ષેત્રે વિકાસ અમલીકરણ મૂલ્યાંકન અને સુધારેલા શિક્ષણ પરિણામ સાથે સીધા જોડાણ અને સુધારણા કરવામાં મદદરૂપ બને છે

તેમણે કહ્યું કે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે

તેમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ સીમાયિહ્નરૂપ અને નવી શિક્ષણ નીતિની શરૂઆત છે નેવલ ઇન્વેસ્ટમેન્ટ ભારતીય નૌકાદળમાં નેતૃત્વ વ્યાવસાયિક સિદ્ધિઓ અને ઉચ્ય વ્યવસ્થાની વિશિષ્ટ સેવા દર્શાવનારા નૌકાદળના કર્મચારીઓને સન્માનિત કરવા માટે આજે નવી દિલ્હીમાં સમારોહ યોજાયો હતો નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહે આ વર્ષે પ્રજાસત્તાક દિન પર જાહેર કરાયેલ વિશિષ્ટ સેવા એવોર્ડ એનાયત કર્યા હતા આ ઉપરાંત એક યુધ્ધ સેવા મેડલ એક નૌ સેના મેડલ અને છ વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યા આ કાર્યક્રમ પ્રસંગે ભારતીય નૌકાદળના તમામ પુરસ્કારો માટે પરંપરાગત રીતે પરેડ યોજવામાં આવે છે જો કે રોગચાળાને ધ્યાનમાં રાખીને નૌકાદળના દરેક કમાન્ડ દ્વારા સ્થાનિક સ્તરે સમારોહ યોજાયા હતા આ એવોર્ડ સમારોહમાં ભારતીય નૌસેનાના વરિષ્ઠ મહાનુભાવો અને પુરસ્કાર વિજેતા તથા તેમના જીવનસાથીઓની મર્યાદિત સંખ્યામાં હાજર રહ્યા હતા

વધુ સમચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ભારે વરસાદ અને તોફાનના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોના સેંકડો લોકોને હૈદરાબાદના રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે ઘણા જળાશયોનાં કાંઠે પૂર આવ્યા બાદ ચેતવણી આપવામાં આવી છે અનેક સ્થળોએ નદીઓ બે કાંઠે વહે છે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હવાના હળવા દબાણના કારણે ભારેથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે પાણી ભરાવાના કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચેના હાઇ વે પર ટ્રાફિક જમણી સ્થિતિ સર્જાઈ છે

બંગાળની ખાડીમાં હળવા દબાણને પગલે આંધ્રપ્રદેશમાં ભારે આંધ્રપ્રદેશના અનેક ભાગોમાં સામાન્ય જીવનને અસર થઈ છે

નવી દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ મદન મોહન ઝા પવન ખેરા અને અન્યની હાજરીમાં તેમને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમને મધેપુરા બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે એલજેપીના નેતા અને પૂર્વ સાંસદ કાલી પાંડે પણ કોંગ્રેસમાં જોડાયા હતા

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ શકે તેમ ન હતા તેમની ફરી પરીક્ષા યોજી હતી

બાકીના ઉમેદવારોએ આ બીજા પ્રયાસમાં પરીક્ષા આપી છે

ગૌડા ફર્ટીલાઇઝર રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ આજે ખાતરનાં જાહેર સાહસોની કામગીરીની સમીક્ષા કરી શ્રી ગૌડાએ આગામી રવી ઋતુ માટે તૈયાર રહેવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું તેમણે સબસિડીનું ડાયવર્ઝન અને લીકેજ ઘટાડવા ખાતરોના વેચાણ માટે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે એક સામાન્ય વ્યૂહરચના બનાવવાની પણ સૂચના આપી

આર્થિક રીતે પરવડે અને પર્યાવરણને અનુકૂળ રીતે ફ્લાય એશ પરિવહન કરવા માટે ભારતીય રેલ્વેના છૂટાછવાયા નેટવર્કનો લાભ લઈ રહ્યું છે

પોલ્યુશન સેન્ટ્રલ ટીમ શિયાળાની ઋતુમાં દિલ્હી અને આજુબાજુના રાજ્યોમાં હવાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકારે પ્રયત્નો ઝડપી બનાવ્યા છે કેન્દ્રિય પ્રદૃષણ નિયંત્રણ બોર્ડની પયાસ ટીમ આવતીકાલથી દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં વિસ્તૃત ક્ષેત્ર મુલાકાત લેશે જે આગામી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે

તોમર ઑપરેશન ગ્રીન અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે ઓપરેશન ગ્રીન્સ અંતર્ગત સબસિડી એ આત્મા નિર્ભર ભારત તરફ એક પગલું છે

કેરી કેળા જામફળ કિવિ લીચી મૌસમ્બી નારંગી કિન્નૂ લીંબુ પપૈયા અનાનસ દાડમ જેકફૂટ સફરજન જેવાં ફળો તેમાં આવરી લીધાં છે